તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ હવે સમય ગુમાવ્યા વગર ઝડપથી પ્રગતિ કરશે

શ્રી મોદીએ કહ્યું કે ભારતે તેનું અર્થતંત્ર પાંચ દ્રિલિયન ડોલર બનાવવાનો નિર્ધાર કર્યો છે અને આ હેતુથી સરકારે ઘણા પગલાં લીધા છે આ વર્ષનું કેન્દ્રીય અંદાજપત્ર પણ તેમાં મદદરૂપ થશે આવકવેરા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે અત્યાર સુધીની સરકારો આ મુદ્દે નિર્ણય લેવામાં અચકાતી હતી પણ વર્તમાન એનડીએ સરકારે આવકવેરાને લોક કેન્દ્રીત કાયદો બનાવ્યો છે તેમણે કહ્યું કે પ્રસાર માધ્યમોમાં સરકારની ટીકા આવકાર્ય છે પણ પ્રસાર માધ્યમોએ સરકારની લોક કલ્યાણની યોજનાઓ બાબતે લોક જાગૃતિ પણ કેળવવી જોઈએ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં પ્રસાર માધ્યમોએ રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ

તેઓ જમ્મુમાં આજે ઉપરાજયપાલ ગીરીશયંદ્ર મુર્મુ અને અન્ય અધિકારીઓને મળશે તેમાં જર્મની કેનેડા ફાન્સ ન્યૂઝીલેન્ડ મેકિસકો ઇટાલી અફઘાનિસ્તાન ઓસ્ટ્રીયા ઉઝબેકીસ્તાન અને પોલેન્ડ સહિતના દેશોના પ્રતિનિધિઓ છે ગઈકાલે તેઓએ શ્રીનગરમાં વિવિધ ઉદ્યોગ સંગઠન તથા વેપાર સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી આ ઉપરાંત તેમણે સ્થાનિક નાગરિકો તેમજ સ્થાનિક દૈનિકોના પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી ગઈકાલે સાંજે તેમણે રાજકીય અગ્રણીઓ સાથે પણ ચર્ચા વિયારણા કરી હતી આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ જાણીતા દાલલેક ખાતે શિકારામાં મુસાફરી કરી હતી અફઘાનિસ્તાનના રાજદ્વારી તાહીર કાદીરે કાશ્મીરી લોકોની આતિથ્ય ભાવનાની પ્રશંસા કરી હતી

નશીલી દવાઓ નિયંત્રણ બ્યૂરો દ્વારા આયોજીત બે દિવસની પરિષદમાં નશીલી દવાઓની ગેરકાનૂની હેરફેર પર ચર્ચા થશે બાંગ્લાદેશ ભૂતાન મ્યાંમાર નેપાળ શ્રીલંકા થાઇલેન્ડ અને ભારત એમ સાત દેશો બીમસ્ટેક સંગઠનના સભ્યો છે

દરેક વર્ગના મોનિટરો આરોગ્ય રાજદૂત તરીકે કામ કરતા શિક્ષકોને મદદરૂપ થશે

આ પ્રસંગે શ્રી પોખરીયાલે જણાવ્યું હતું કે શિક્ષણનું ધ્યેય માત્ર જ્ઞાનનો વિકાસ નથી પણ આરોગ્ય સહિતની અન્ય મહત્વની બાબતોનું જ્ઞાન મેળવવાનો પણ છે શ્રી પોખરીયાલે કહ્યું કે પહેલા તબક્કામાં આ યોજનાનો અમલ વિકાસ ઈચ્છતા જિલ્લાઓની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં કરાશે ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળના સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રો વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીમાં મદદરૂપ થશે

મંત્રી શ્રી પોખરીયાલે પ્લાસ્ટીક મુક્ત ભારત અને જળસંરક્ષણ અંગે લોકજાગૃતિ કેળવવાની કામગીરી ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો તેમણે બધા જ વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન માટે પ્રયાસો કરવાની અપીલ કરી હતી

તેમની સાથે વિદેશ રાજ્યમંત્રી પ્રોફેસર ઓગસ્ટો સાન્તોસ સિલ્વા આંતરરાષ્ટ્રીય બાબતોના સચિવ પ્રોફેસર યુરીકો ડાયસ અને સંરક્ષણ મંત્રી જ્યોર્ગે સાંચેસ પણ ભારત આવશે રાષ્ટ્રપ્રમુખ માર્સેલોની આ પ્રથમ ભારત મુલાકાત છે આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું વિધિવત સ્વાગત કરાશે ત્યારબાદ તેઓ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપશે આવતીકાલે પોર્ટુગલના રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે તેઓ મહારાષ્ટ્ર અને ગોવાની પણ મુલાકાત લેવાના છે ઉલ્લેખનિય છે કે ભારત અને પોર્ટુગલ વચ્ચેના શિક્ષણ સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રના સંબંધો તાજેતરમાં ઘણા મજબુત બની રહ્યા છે

આજના દિવસની વિષયવસ્તુ છે રેડિયો અને વિવિધતા નાગરિકો તથા પ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે

રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાં રેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રશિયાના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ એલેક્સેઈ સુરોવત્સેવે આ અંગે ગઈકાલે ગાંધીનગરમાં મંત્રણા કરી હતી

બેઠકમાં ચર્ચા થયા મુજબ અમદાવાદ મુંબઈ રેલ યોજનાનો વિસ્તૃત યોજના અહેવાલ ગુજરાત સરકાર તૈયાર કરશે

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના વડપણ હેઠળ ગઈકાલે મુંબઈમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જોકે ફાઈવ ડે વીકમાં સરકારી ઓફિસોનો સમય સવારના પોણા દસથી સાંજના સવા છ સુધીનો રહેશે મુખ્યમંત્રીની કચેરી દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે સુચિત વ્યવસ્થાથી કર્મચારીઓના જીવન ધોરણની ગુણવત્તા અને કામગીરીમાં સુધારો થશે તથા વિજળી અને ઈંધણનો ખર્ચ ઘટશે

જોકે આ અંગે હજી ચોક્કસ કહી શકાય નહીં એશિયાના ઘણા દેશોએ અમેરિકાના જહાજને કોરોનાના ભયા લીધે લાંગરવાની પરવાનગી ન આપી એવા તબક્કે કમ્બોડીયાએ આ મુદ્દે સંમત્તિ આપી તેની શ્રી ટ્રેડોસે પ્રશંસા કરી હતી